આઉપરાંત પોષણ માસ અંતર્ગત વર્કર બહેનો દ્વા રાવિવિધ જાતની વાનગી નિર્દેશનઅનેસ્વચ્છતા વિષે મા ર્ગદર્શન આપવામાં આવ્યું

આંગણવાડી કેન્દ્રમા મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હેલ્થ સ્ટાફ દ્વારા આરોગ્ય વિશેની સમજ આપવામાં આવી

જેમાં સ્લોગન સ્પર્ધા અને કવિતા પોયમસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત માત્ર હિન્દી ભાષામાં લખેલી કૃતિઓજ સ્વીકારાશે કવિતા અને સ્લોગનનો વિષય છે

આ સાથે વુક્ષારોપણરક્તદાનદિવ્યાંગોને કુત્રિમ અંગ તથા સાધનો જરૂરિયાતમંદ લોકોને ચશ્માંનું વિતરણ કરાયું હતું